આ સેટેલાઈટ લોન્ય થવા સાથે જ ભારતીય સૈન્યની કમ્યુનિકેશન્સ ક્ષમતા વધી જશે આ સેટેલાઈટ ખાસ કરીને ભારતીય ફવાઈ દળ અને ભૂમિ દળની તાકાત વધારવા માટે બનાવવામાં આવ્યો છે

તેમણે વધુમાં જણાવ્યું કે અપ્રત્યક્ષ કરની નવી પ્રણાલી જીએસટીનો અમલ થઈ ગયો છે અને ફવે અમે તેમાં દરેક ચીજવસ્તુઓને જેટલું સરળ થઈ શકે તેટલું સરળ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ

અરજી કર્યા બાદ તેનો નકલ તથા ઘઉં રાઈ સરસવ જીર ઈસબગુલ ઉનાળુ મગફળી ઉનાળ બાજરી પાકનું વાવેતર કર્યાનું ડીકલેરેશન સાથે તેઓની વિસ્તારની બેકમાં રજુ કર્યેથી ધિરાણ મેળવી આધુનિક વજ્ઞાનિક પધ્ધતિએ ખેતી કરવા તેમજ પાકને વીમા કવચથી સુરક્ષિત કરવા અપીલ કરાઈ છ ખેડુતોને જરૂરી માર્ગદર્શન માટે ગ્રામ્ય કક્ષાએ સેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક ભુજ નો સંપર્ક સાધવા જણાવાયું છે

અંજાર ટાઉનહોલના વિશાળ પ્રાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ યોજિત વિરાટ મહા ધર્મસભામાં કરવામાં આવી ફતી કચ્છના ખૂણે ખૂણેથી ઉપસ્થિત સંતસમાજે એકીઅવાજે અયોધ્યામાં શ્રી રામના મંદિર નિર્માણ માટે અનુરોધ કર્યો હતો

સ્વામિનારાયણ મંદિરના સંત કે પી

અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે પણ રામમંદિર નિર્માણના યજ્ઞને પ્રશ્વલિત કરવા એક બનો નેક બનોનો નારો આપ્યો ફતો આ ધર્મસભામાં સંતો મહંતો ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી વીરેન્દ્રસિંફ જાડેજા ડો નીમાબેન આચાર્ય જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ સફિતના ભાજપના અગ્રણીઓ વિફિપ બજરંગ દળના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

કચ્છની સ્વતંત્રતા ધર્મ અને સંસ્ક્રતિની રક્ષા માટે અસ્તિત્વની સૌથી મોટી લડાઈ થઈ હતી જે યુધ્ધમાં શહિદ થયેલા હજારો વીર યોધ્ધાઓને વર્ષમાં એકવાર યાદ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ સામેની ટીમમાં સૌપ્રથમ વખત કચ્છના ઊગતા ક્રિકેટરની પસંદગી થતાં કચ્છના રમતગમતપ્રેમીઓમાં ફર્ષની લાગણી પ્રસરી છે